તે સાથે શાંતિ જળવાઈ રહે તેવા સઘન પગલા લેવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો નાં મુખ્ય સચિવ અને પોલિસ વડા ને પાઠવેલા સંદેશના પગલે આદેશ ફરમાંવાયા છે રાજ્યના પોલિસ વડા શિવાનંદ ઝાએ ગઈક્રાલે સાયબર સેલગુજરાત ત્રાસવાદી વિરોધ દળ રાજ્યના તમામ પોલિસ કમિશ્નર એ જીલ્લા પોલિસ વડાને વિડીયો કોન્ફરન્સ થી તકેદારી રાખવાના નિર્દેશ આપ્યા ફતા

જે મુજબ દરેક પરીક્ષાનાં મોડયુલ વચે એક દિવસની રજા રજેશે

તો કંપની ક્રેક્રેક્રરી નો એપ્લોયમેન્ટ સ્પેસીફીક યુનિક આઇડેન્ટિટીફીકેશન નંબર પણ લોન્ય કાર્ય છે જેના થી કંપની સેક્રેટરી ની નિમણુક પ્રક્રિયા પર નિરીક્ષણ રાખી શકાશે

જી

બી